આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ગુજરાત સરકારે ખાસ નિમંત્રણ પાઠવ્યું છે

જેના કારણે રાજ્યની સર્વાંગી સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું અમદાવાદ હિંમતનગર વચ્ચે ટ્રંક સમયમાં ટ્રેન દોડતી થશે પશ્રિમ રેલવે વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં મીટરગેજ માંથી બ્રોડગેજમાં રૂપાંતરીત નવિન રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ સાબરકાંઠા સાસંદ શ્રી દિપસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું

જેના કારણે પંચ્યાસી જળાશયો છલકાયા છે

વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધી જણાવે છે કે વલસાડમાં આજે ધોધમાર વરસાદ થયો હતો સાંજના ચાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો વલસાડ તાલુકામાં પાંચ ઈંચ પારડીમાં ચાર ધરમપુરમાં ત્રણ કપરાડામાં દોઢ ઈંચ અને વાપીમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મહીસાગર જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી પાણી છોડતા લુણાવાડાતાલુકાના ત્રણે ગામો ખાનપુર તાલુકાના પાંચ કડાણા તાલુકાના સત્તાવીસ એમ કુલ પાંત્રીસ ગામોને એલટી કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં લઇ બચાવ ટુકડી તૈનાત કરવામાં આવી છે

ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ મેહુલીયો ગઈકાલે મન મૂકીને વરસી પડ્યો હતો

અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે સાપુતારામાં રીમઝીમ વરસાદ વરસતા ધુમ્મસમય વાતાવરણ ખૂબ આહલાદક લાગી રહ્યું છે અને પ્રવાસીઓ તેની મજા માણી રહ્યા છે મધ્યપ્રદેશ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે આમ છતાં પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે નર્મદા જિલ્લાના કલેકટર શ્રી આઈ

વિદેશમંત્રી ડો

જયશંકર આજે ગુજરાતની મુલાકાતે છે તેઓ બપોરે ચાર કલાકે રાજપીપપળામાં પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન કરશે અને સાંજે પાંચ વાગે અધિકારીઓ સાથે બેઠક કરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજથી સેવા સપ્તાહ ઉજવવામાં આવશે

આજે છેલ્લા દિવસે મા અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે

સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર સુધિર જૈને જણાવ્યું કે શરૂઆતથી જ આઈઆઈટી ગાંધીનગરનો લાંબાગાળાનો લક્ષ્યાંક વિશ્વસ્તરની નામાંકિત સંસ્થા તરીક વિકસાવવાનો હતો

જામનગર તાલુકાના દરેક ગામમાં એક દ્વકાનની અંદર ગેસ રીફિલિંગનું કોભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડી દ્વકાનમાંથી ગેસ રીફીલીંગનું કોભાંડ પકડી પાડ્યું છે

વધ્ પ્રછપરછ હાથ ધરાઈ છે